તેઓ અંગે ફોરેનર્સદ્રીબ્યુનલ તેમની ભારતીય નાગરિકતા અંગે કોઇ નિર્ણય ન લે ત્યાં સુધી તેઓની ધરપકડ કરવામાં નહી આવે

આ સમિતી કાશ્મીરમાં કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓના અમલીકરણના ક્ષેત્રો તારવી કાઢશે આ ઉપરાંત આ સમિતી જમ્મુ કાશ્મીર લદ્દાખમાં શાળા કોલેજા કૌશલ્ય વિકાસ કેન્દ્રો હોસ્પીટલો તથા બીજી સુવિધાઓની જરૂરીયાત પણ ચકાસશે ઉપરાંત આ સમિતી સંબંધીત વિસ્તારમાં સામાજીક આર્થિક વિકાસલક્ષી યોજનાઓની શક્યતા અંગે સર્વગ્રાહી અહેવાલ તૈયાર કરશે

તેઓ અંગે ફોરેનર્સટ્રીબ્યુનલ તેમની ભારતીય નાગરિકતા અંગે કોઇ નિર્ણય ન લે ત્યાં સુધી તેઓની ધરપકડ કરવામાં નહી આવે

જેની ટ્રંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે જરૂરીયાતમંદ લોકોને કાયદાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર જરૂરી સહાય કરશે

આર સી ને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે સર્વોચ્ય અદાલત દ્વારા એન આર સી અપડેટ કરવાની પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે

શ્રી જેટલીનું ગત શનિવારે અવસાન થયું હતું શ્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સદગત શ્રી જેટલીના નિવાસ સ્થાને જઇને તેમના પરિવારજનોને સાત્વંતા પાઠવી હતી

તેમણે જી સાત દેશોની બેઠકમાં આબોહવામાં પરિવર્તન જૈવ વૈવિધ્ય પ્લાસ્ટીકના કચરાના વ્યવસ્થાપન તથા ડિજીટલ પરિવર્તન ક્ષેત્રે લીધેલાં પગલા તેમજ પાણીનો સંગ્રહ સૂર્ય ઉર્જા જેવા વિષયો ઉપર સંબોધન કર્યું હતું ભારત અને અમેરીકા એ બાબતે સંમત થયા હતા કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વીપક્ષીય મુદ્દો છે તેમણે મંત્રણા દ્વારા તે ઉકેલવાનો છે અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતયીત કરતાં શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન તમામ મુદ્દાઓ ઉપર મંત્રણા કરીને ઉકેલ મેળવશે ગઇકાલે બન્ને આગેવાનોએ ફ્રાંસમાં ઉર્જા અને વેપાર ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને દ્રિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને પાકિસ્તાને સાથે મળીને સામાજીક દૂષણો અને ગરીબી સામે લડત આપવી જાઇએ તેમજ બંને દેશોના નાગરિકોના કલ્યાણ માટે કામ કરવું જાઇએ

માહિતી અને પ્રસારણ મંત્રલાયના ઉપક્રમે યોજાનાર આ સંમેલનમાં દેશભરમાં કાર્યરત કોમ્યુનીટી રેડિયો સ્ટેશનના પ્રતિનિધીઓ ભાગ લેશે આ વખતના સંમેલનની વિષયવસ્તુ છે સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો એસ

આ રેડિયો સંમેલનમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ પોતાના અનુભવો અંગે ચર્ચા કરશે તથા સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં જનભાગીદારી વધારવા લોકજાગૃતી કેળવતા કાર્યક્રમોની શક્યતા ચકાસશે

સોશિયલ મિડીયાના માધ્યમથી સમાજકલ્યાણને લગતા સંદેશાઓ તથા કોમ્યુનીટી રેડિયો ઉપરના કાર્યક્રમો વધુ ગુણવત્તાયુક્ત બનાવવા બાબતે પણ ચર્ચા કરાશે આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે વિકાસ આધારીત સારા કાર્થક્રમો માટેના પુરસ્કારો અપાશે

નેપાળના માળાખાકીય સુવિધા અને વાહન વ્યવહાર મંત્રી રધુવીર મહાસેક તથા ભારતીય રાજદૂત મનજીવ સીંઘ પુરીએ ગઇસાંજે બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ

અને ઓનલાઇન ટીકીટ પણ મેળવી શકાશે

સુદાનના સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતેના રાજદૂત ઓમન મહમ્મદ સીદ્દીગે સલામતી પરિષદને સરકારી દળો ની હેરફેર ઉપર મુકાયેલા પ્રતિબંધો ઉઠાવી લેવા રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે ગત જૂન માસમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે દરક્રરમાં રાજકીય સંકટ હોવાથી સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આફિકાના શાંતિ રક્ષકદળોને પાછા ખેંચવાની પ્રક્રિયા ઉપર પ્રતિબંધ મુક્યો હતો આફિકન સંઘના કમિશ્નર સ્મેઇલ ચેરગુઇએ સલામતી પરિષદને જણાવ્યું હતું કે દરફરમાં હજી પણ સરકારી દળો અને બળવાખોરો વચ્ચે ક્યારેક અથડામણો થતી રહે છે

તેમણે કહ્યું સરકારી હોરેસ્પટલોને સરકાર દ્વારા જ દવાઓનો પુરવઠો કરવામાં આવે છે તેમજ હાલ ઉપલબ્ધ દવાઓનો જથ્થો આગામી પ થી ક અઠવાડીયાની જરૂરીયાતને પહોંચી વળવા પૂરતો છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીર ખીણ પ્રદેશમાં વિશેષ આવશ્યકતાવાળી દવાઓનો જથ્થો પહોંચાડવા માટે વિશેષ સુવિધા કરવામાં આવી રહી છે

હોંગકોંગના મુખ્ય કાર્યકારી અધિકારી કેરી લામે જણાવ્યું હતું કે તેઓ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા કેટલાંક યુવાનોના જૂથને મળ્યા હતા પરંતુ તેઓની માંગણીઓ સામે ઝૂકી જવાનો કોઇ પ્રશ્ન જ નથી તેમની સરકાર દેખાવકરોને નજર અંદાજ કરી રહી હોવાની વાતને ફગાવી દીધી હતી

સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સેનાના વિમાનો દ્વારા પાણીના છંટકાવ અને જી સાત દેશો દ્વારા આગ ઓલવવામાં કરાયેલાં સંકલ્પ બાદ આ ઘટનાઓ સામે આવી છે કિનારાના શહેર વેલ્હો સીટીમાં ધુમાડો છવાયેલો છે કારણ કે ઉત્તર પશ્ચિમી રાજ્ય રોંડોનિયામાં હજી પણ આગ ઓલવવાના પ્રયાસો યાલી રહ્યાં છે દરમિથાન સમગ્ર વિશ્વમાં આ સંકટ પર વધી રહેલી ચિંતા વય્યે ફ્રાંસ અને બ્રાઝીલ વચ્ચે કુટનિતિક નોંકઝોંક ચાલુ છે

એમેઝોનનો વનવિસ્તાર સમગ્ર પૃથ્વી ઉપર આહોહવામાં પરિવર્તનને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

દરમ્યાન દાવાનળ અર્થાત વનવિસ્તારની આગ ઓલવવા માટે વિમાન મોકલવાની ઇઝરાયેલી દરસ્તાસ્ત બ્રાઝીલે સ્વીકારી છે